વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યા છે

દરમિયાન ત્રણ દિવસના વિરામ બાદ આજે જીલ્લામાં બે દર્દીઓના કોરોના સંક્રમણના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી એ જણાવ્યું હતું

કચ્છમાં એસ ટી બસ સેવાનો હવાલો સંભાળતા વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજન કહે છે કે કોરોનાનો ચેપ લાગવાથી બચવા માંગતા લોકો માત્ર એસ ટી બસમાં પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોવાથી લગભગ બધા રૂટ ઉપર દ્રીપની સંખ્યા વધારવામાં આવશે તેમને ઉમેર્યું હતું કે બસ ડેપોમાં દાખલ થનાર પ્રત્યેક વ્યક્તિ એ માસ્ક પહેર્યું છે કે નહીં તેનુ કડક ધ્યાન રખાય છે અને પ્રવાસી ઓને બસમાં બેસાડતી વખતે સેનેટઈઝેરથી હાથ સાફ કરાવવામાં આવે છે

પરંતુ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતી આઠ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હજુ બંધ રહેશે

જો કે કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયેલા કોઠારા બનિયારી બુઢારમોરા મઉં કટારિથા ગાગોદર ઉમૈથા ખારોઈ અને વોંધ માં આવેલી ગ્રામ્ય પોસ્ટ ઓફિસો હાલ બંધ રહેશે અલબત લોકડાઉન દરમ્યાન આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી કચ્છમાં ગામડાઓમાં મોટા પાયે લોકોને જરૂરી નાણા પર્હોચાડાયા હતા પોસ્ટ ઓફિસમાં હવે પૂરા સ્ટાફ સાથે કામ કરવાની સૂચના મળી છે

કલ્પના શાહ હવામાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડી રહેલી અંગ દઝાડતી તીવ્ર ગરમીનું મોજું હજી પણ યથાવત રહેશે

ત્યારે જીલ્લાના ભુજ માંડવી નળિયા મુન્દ્રા અને કંડલા ખાતે પવનની સાથે ગરમી તાપમાં થોડી રાહત અનુભવી છે